લધુમતિ બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આંતરિક અને બાહ્ય સુરક્ષા મજબૂત બનાવવા સરકાર કામ કરી રહી છે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે નાગરિક્ત્વ સુધારા ખરડાથી ઇશાનનાં રાજયોના મૂળ નાગરિકોના અધિકારને અસર નહીં થાય

તેમણે કહ્યું કે વધતા જતા રણની સમસ્યાને રોકવાની સાથે જઆપણે પાણીની તંગીને પણ દૂર કરવાની જરૂર છે તેમણે સંયુક્ત રાષ્ટ્રનાદેશોને વૈશ્વિક વોટર એક્શન એજન્ડા બનાવવા અનુરોધ કર્યો છે

શ્રી મોદીએ કહ્યું કે હવામાન અને પર્યાવરણ જૈવવિવિધતા અને જમીન બંનેને અસર કરેછે તેમણે કહ્યું કે વિશ્વ આબોહવા પરિવર્તનના નકારાત્મક પ્રભાવનો સામનો કરીરહ્યું છે આની ખરાબ અસર પ્રાણીઓ અનેપર્યાવરણ પર પડે છે

આ પ્રસંગે સેંટ વિન્સેન્ટ અને ગેનેડીન્સના પ્રધાનમંત્રી રાલ્ફ ગોન્સાલ્વેઝે ભારતના અને પ્રધાનમંત્રીના પર્યાવરણ જાળવણીના પ્રથત્નોને બિરદાવ્યા હતા કેન્દ્રિથમંત્રીશ્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ગયા અઠવાડિયે ખૂબ જ રચનાત્મક મંત્રણાઓ થઇ છે આવતીકાલે દિલ્હી ઘોષણાપત્ર જાહેર થશે જેના આધારે વિવિધ દેશો કામગીરી કરશે

આજથી દેશભરમાં વિવિધ રાજયોમાં કેન્દ્રિયમંત્રીઓ દ્વારા સરકારની સો દિવસની સિદ્ધિઓ અંગે રીપોર્ટ કાર્ડ રજૂ કરાશે કેન્દ્રિય સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રહલાદ જાશીએ આજે પણજીમાં પત્રકારોને સરકારની સિદ્ધિઓ વર્ણવતાં જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં દેશને પાંચ દ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા આયોજન કર્યું છે

ઉત્તરપ્રદેશમાં લધુમતિ બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે આંતરિક અને બાહ્ય સુરક્ષઆ જાળવવાનો સરકાર અગ્રતા આપે છે ભ્રષ્ટાયાર અને ત્રાસવાદને સાંખી નહીં લેવાય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે મોટર વાહન કાયદાના સુધારાઓથી ચાલકોમાં શીસ્ત આવશે અને અકસ્માતમાં ઘટાડો થશે મુંબઇમાં દ્રીપલ તલાક કાયદો યુએપીએ ખરડો ગ્રાહક સુરક્ષા કાથદો બેન્કોનું જાડાણ જેવા મહત્વપૂર્ણ નિર્ણયો કરાયા છે

કિશન રેડ્ડીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર વિકાસલક્ષી સુધારાઓ કરી રહી છે એક દેશ એક પાવરગ્રીડ પર કામ ચાલી રહ્યું છે

અંદાજે દસથી પંદરપ ધુસણખોરોએ ધુસવા પ્રથત્ન કરતાં પાંચ જણાને ઠાર કરાયા છે આ અંગેનો એક વીડીયો પણ બહાર પાડવામાં આવ્યો છે

આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ ફીમાચલ પ્રદેશ અને જમ્મુકાશ્મીરની સરહદે જમીનમાં પાંચ કીલોમીટરની ઉંડાઇએ છે જા કે કોઇ નુકસાન કે જાનહાનીના સમાચાર નથી અંબા જિલ્લાનો વિસ્તાર ધરતીકંપ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવે છે

આજ ેગુવાહાટીમાં ઇશાન લોકતાંત્રિક મોરયાની બેઠકને સંબોધતાં તેમણે કહ્યું કે ત્રણ રાજયોના મુખ્યમંત્રીઓએ નાગરિક્ત્વ સુધારા ખરડાની જાગવાઇઓ પ્રત્યે શંકા વ્યકત કરી છે પરંતુ તેમાં બાંગ્લાદેશ સહિત પડોશી દેશોના લધુમતિને નાગરિત્વ અંગે જાગવાઇ છે

રાજય સરકારે પણ અગાઉ આ અંગે જાહેરાત કરી દીધી છે ગેરકાનૂની બાંધકામ સંદર્ભમાં રાત્રે નવ વાગ્યા પછી કોઇ જ ટ્રકને પ્રવેશ પર પ્રતિબંધ યાલુ રાખ્યો છે

સમગ્ર રાજયમાં ગયા ગુરૂવારથી લેન્ડલાઇન ફોન કાર્યરત કરાયા છે

આજે નવી દિલ્ફીમાં ફાન્સના સંસદસભ્યોના પ્રતિનિધિમંડળ સાથેની વાતચીતમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે વિશ્વમાં સંવાદિતા માટે બંને દેશો વચ્ચે સહકાર મહત્વપૂર્ણ ગણાવ્યો તેમણે કહ્યું કે ભારત હંમેશા પડોશ્રીઓ સહિત તમામ દેશો સાથે શાંતિપૂર્ણ સહઅેસ્તત્વમાં માને છે તેમણે સ્માર્ટસીટી હેઠળ ફાન્સના સહયોગની પ્રશંસા કરી અને જણાવ્યુંં કે સ્વચ્છ ઉર્જા તથા શહેરી નવીનીકરણ ક્ષેત્રે ભારતમાં વ્યાપક મૂડીરોકાણની તક છે

શ્રી પ્રસાદે એક કરોડહકોના લક્ષ્યાંકને પહોંચવા બદલ અભિનંદન આપ્યા અને આગામી એક વર્ષમાં પાંચ કરોડ ગ્રાહકોનું લક્ષ્ય હાંસલ કરવા જણાવ્યું હતું

આજે જયપુરમાં મુખ્ય ન્યાયાધીશ રવીન્દ્ર ભદ્દે તેમને શપથ લેવડાવ્યા હતા તેઓ શ્રી કલ્યાણસિંહના અનુગામી બન્યા છે